તેમણે કહ્યું કે એસટી બસમાં જીપીએસ ટ્રેકર લગાવવામાં આવ્યા છે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 રાજયમાં પર્યાવરણને અનુકુળ ઈલેક્ટ્રીક બસ ચલાવવાની નેમ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી

ભાવનગરના જવાહર મેદાન ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી સુપર એક્સપ્રેસ ગુર્જર નગરી બસો વાહન વ્યવહાર જાગૃતિ શિક્ષણ મોબાઈલ ટીમ વાનનું લોકાર્પણ કર્યું હતું સત્તાવાર યાદીમાં જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના બધા જ એસટી ડેપોને તબક્કાવાર આધુનિક સુવિધાવાળા બનાવવાની યોજના અમલમાં મૂકાઈ છે

બારડોલી ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ ઓનલાઇન સંવાદ કરી બસ મથકોની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે લોકોને અપીલ કરી હતી

સાંસદ પ્રભુભાઈ વસાવાની ઉપસ્થિતિમાં તેનું લોકાર્પણ કરાયું હતું પંચમહાલ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે શહેરા અને વેજલપુર ખાતેના નવા બસ મથકોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું

યાત્રાધામ દ્વારકા ખાતે પહોંચેલા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જગત મંદિરમાં દ્વારકાધીશને ધ્વજા ચઢાવી હતી દ્વારકાધીશને પૂજા અર્ચનાનો લહાવો લીધા બાદ તેમણે જણાવ્યું હતું કે ઉત્તમ વરસાદ અને ગુજરાત વધુ સમૃધ્ધ બને તેવી પ્રાર્થના ભગવાન દ્વારકાધીશને કરી છે દ્વારકા ખાતે નવા બંધાયેલા સરકીટ હાઉસનું લોકાર્પણ શ્રી પટેલના વરદરસ્તે યોજાયું હતું જગત મંદિરની ધાર્મિક મુલાકાત સમયે પબુ ભા માણેક અને ધનરાજ નથવાણી સહિતના આગેવાનો નાયબ મુખ્યમંત્રી સાથે રહ્યાં હતાં

જેમાં સાંસદ સી

આ પ્રસંગે શ્રી વસાવાએ કહ્યું હતું કે સાવ છેવાડે વસતા માનવીની સુખાકારી વધે તેવા અસંખ્ય પગલાં ભાજપની રૂપાણી સરકારે ભર્યા છે પરિણામે ગરીબોના આશિર્વાદ સરકારને મળતા રહ્યા છે સાંસદ સી

પાટિલે કહ્યું હતું કે એકપણ પરિવાર પોતાની માલિકીના મકાન વગર રહે નહીં તેનું ખાસ ધ્યાન મોદી સરકાર રાખવાની છે તેમણે ઉમેર્યું હતું કે ગરીબને ઘરનું ઘર આપી સરકાર તેને ગરીબીની રેખા બહાર લાવવા માંગે છે ગુજરાત ભાજપ દ્વારા સભ્ય પદ વૃદ્ધિ ઝૂંબેશને સફળ બનાવતું આયોજન હાથ ધરવા પ્રદેશ કક્ષાની કાર્યશાળા આવતીકાલે યોજાશે

પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના વડપણ હેઠળ શ્રી કમલમ ખાતે યોજાનાર આ કાર્યશાળામાં પ્રદેશ જિલ્લા તથા તાલુકા કક્ષાના તમામ હોદ્દેદાર હાજર રહેશે નવા સભ્યની નોંધણી ઓનલાઇન ધોરણે થવાની હોવાથી આઈ ટી સેલના હોદ્દેદારો પણ આ કાર્યશાળામાં હાજર રહી મોબાઇલ ફોન વડે કઈ રીતે કામ કરવું તેની સમજણ આપશે

સૈનિક સ્તરે વિવિધ ટ્રેડ માટે યોજાનાર આ ભરતી મેળાની વિગતો જોઈન ઇન્ડિયન આર્મી ડોટ એનઆઈસી ડોટ ઇન ઉપર મૂકવામાં આવી છે

ઓનલાઇન અરજી એકઠી થયા બાદ તેની ચકાસણીના અંતે ભરતીમાં બોલાવવા પાત્ર ઉમેદવારને જાણ કરાશે

ગુજરાતના યુવાનો માટે આ લશ્કરી કારકીર્દી ઘડવાની ઉત્તમ તક છે પાટણ જિલ્લામાં આવેલી સરકાર હસ્તકની સરકારી પડતર જમીનોની દેખરેખ માટે જિલ્લા કલેકટર આનંદ પટેલ દ્વારા ભૂમિ પ્રહરી એપ અને પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે બાયસેગના સહયોગ અને એન

સી ના સંકલન દ્વારા વિકસાવવામાં આવેલ આ એપ્લિકેશન અને વેબ પોર્ટલ દ્વારા વહિવટી તંત્રને આંગળીના ટેરવે સરકારી જમીનોના લોકેશન ક્ષેત્રફળ સહિતની માહિતી ઉપલબ્ધ બનશે જિલ્લામાં આવેલી સરકાર હસ્તકની જમીનોની તપાસણી માટે સરવે નંબરના સ્થળ તપાસ સહિતની કામગીરીમાં સમયનો બચાવ હવે શક્ય બનશે ગામના જુના ટિપ્પણો આધારે બાયસેગ દ્વારા સરકારી સરવે નંબરોને સુપર ઇમ્પોઝ કરવામાં આવ્યા છે

સર્કલ ઓફિસર કે મામલતદારશ્રી દ્વારા સ્થળ પર કરેલા પંચનામાને પી ડી એફ સ્વરૂપે અપલોડ કરી શકાશે હાલ પાઇલટ પ્રોજેક્ટ તરીકે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના તમામ ગામના સરવે નંબરોનું બાયગેસ દ્વારા ઇયર માર્કીંગ કરી દેવામાં આવ્યું છે આજે વિશ્વ ઊંટ દિવસ હોવાથી કચ્છમાં માલધારીઓ દ્વારા ઠેર ઠેર તેની ઉજવણી કરવામાં આવી હતી ખારાઈ અને કચ્છી એમ બે પ્રકારના ઊંટની વસતિ બાર હજાર જેટલી કચ્છમાં હોવાથી તેનું આર્થિક મૂલ્ય વધી જાય છે કચ્છ ઊંટ ઉછેરક સંગઠ્ઠન અને પશુપાલન ખાતાની પહેલથી ઊંટની સંખ્યામાં ઘટાડો થતો અટક્યો છે અમૂલ દ્વારા ઊંટડીના દૂધનું વેચાણ શરૂ થયું તેની પાછળ સરહદ ડેરીનું મોટું યોગદાન છે

ખારાઈ ઊંટની વસતિ મોટાભાગે મુંદ્રા લખપત અબડાસા અને ભચાઉ તાલુકામાં જોવા મળે છે ખારાઈ ઊંટની ખાસિયત છે કે વહેતા પાણીમાં તરી શકે છે

દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ જિલ્લા તરફથી પ્રવેશેલા વરસાદી વાદળ કાલે હળવો વરસાદ આપે તેવી આગાહી છે પરંતુ ચોવીસમી જૂને જ્યાં ભારે વરસાદની આગાહી કરાઈ છે તેમાં સામેલ જિલ્લાઓમાં અરવલ્લી સાબરકાંઠા વડોદરા છોટા ઉદેપુર આણંદ તથા સુરતનો સમાવેશ થાય છે

અંબાજી પંથકમાં દાંતા અને શામળાજીમાં હળવા ઝાપટા પડ્યા છે તો સાબરકાંઠાના વિજયનગરથી પણ વરસાદના સમાચાર છે સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના ધારી પંથકમાં ઝરમર વરસાદ બપોર બાદ પડ્યો છે

રાષ્ટ્રીયકક્ષાની આ તરણ સ્પર્ધા દેશભરમાંથી જિલ્લા તથા રાજ્ય લેવલના વિજેતા સ્પર્ધકો ભાગ લેવા રાજકોટ ખાતે મહેમાન ગતી કરશે રાજકોટ ડ્રીસ્ટ્રીક સ્વીમીંગ એશોસિએશન અને ગુજરાત એકવેટિક એશોસિએશનના નેજા હેઠળ આ સ્પર્ધાનું આયોજન કરાયું છે